આજે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિયારો વ્યક્ત કરતા તેમણે કહ્યુ કે આપણા દેશમાં સેંકડી ભાષાઓ સદીઓથી ફુલી ફાલી છે રાષ્ટ્રીય કેડેટ કોપર્સ એન સી સી કે જેનો આજે દિવસ ઉજવવામાં આવી રહ્યો છે તે વિશે બોલતા શ્રી મોદીએ એક ભારત શ્રેષ્ઠ ભારત કેમ્પમાં અને યુવા વિનિમય કાર્યક્રમમાં ભાગ લઈ રહેલા એનસી સી ના કેટલાક કેડેટસ સાથે વાચયીત પણ કરી હતી

તાજેતરના અયોધ્યાના યુકાદા વિશ્ન બોલતા શ્રી મોદીએ જણાવ્યુ હતુ કે સમગ્ર દેશે તેને ખુલ્લા દિલે સફજતા તથા શાંતિથી સ્વીકાર્યો હતો તેમણે આ યુકાદા અંગે ધીરજસંથમ અને પરિપકવતા બતાવવા બદલ લોકોનો આભાર માન્યો હતો

બાળકને પરિવારમાં આરીગ્થપ્રદ સંસ્કાર નિર્માણ માટે દાદા દાદી અને વાલી મીટીંગ પણ યોજાશે ઉપરાંત શાળા આરોગ્ય સપ્તાહ પણ યોજાશે જેમાં બાળકોની આરોગ્ય તપાસની સાથે પોષણક્ષમ આહારસ્વચ્છ પીવાનું પણી સ્વચ્છ વાતાવરણ અને આરોગ્યપ્રદ ટેવોની સાથે સાથે સંસ્કારોનું સિંચન થાય તેવો અભિગમ અપનાવવામાં આવ્યો છે શાળા આરોગ્ય સપ્તાહ દરમ્યાન ડોક્ટર તેમજ પેરામેડિકલ અને અન્ય સ્ટાફ પણ જોડાશે

દળ રાષ્ટ્રીય છાત્રદળ એન સી સી ના સ્થાપના દિન નિમિતે કચ્છમાં અલગ અલગ સ્થળોએ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા ભુજમાં આર્મી કેમ્પ ખાતે રક્તદાન કેમ્પ માંડવીમુંદરાબિદડાડુમરા ખાતે માર્ચ પાસ્ટધ્વજા રોફણ જયારે અંજારઆદિપુર અને ગાંધીધામ ખાતે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશના કાર્યક્રમોનું આયોજન થયુ હતું કચ્છમાં ભુજ આદિપુ ર અને માડંવીની કોલેજ અને કેરા એચ

ડી

સી સી

શાંતિલાલ મલ્લી અને ડો આદિત્યચં દારાણા સેવા આપે છે

આરતીબેન ભદ્દ હવામાન કચ્છમાં શિયાળાના આગમનની પ્રતિક્ષા વચ્ચે વિષમ હવામાન અનુભવાઈ રહ્યુ છે